આ પુસ્તકમાં મૂડીરોકાણ મેળવીને દરિયાઇ અર્થતંત્રના વિકાસ માટેના મુદ્દાઓ તારવામાં આવ્યા છે

આ ત્રણ દિવસીય શિખર સંમેલનમાં ડેન્માર્ક ભાગીદાર દેશ છે

કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે બજેટમાં કરાયેલી જોગવાઈઓના અમલીકરણ અંગેના વેબીનારમાં તેમણે કહ્યું કે નાના ખેડૂતો અધિકાર સંપન્ન બનતા કૃષિક્ષેત્રની ઘણી મુશ્કેલીઓ ઉકેલાઇ જશે

આ વેબીનારમાં જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોના તથા સહકારી મંડળીઓના પ્રતિનીધીઓએ ભાગ લીધો હતો

આ તબક્કા માટે નવમી માર્ચ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે બીજા દિવસે તેની ચકાસણી થશે ઉમેદવારીપત્રો બારમી માર્ચ સુધી પાછા ખેંચી શકાશે

આસામમાં ત્રણ તબક્કામાં યૂંટણી યોજાવાની છે

સાતમી માર્ચ સુધી ચાલનાર આ ઉજવણી દરમિયાન દેશભરના જનઔષધી કેન્દ્રોમાં આરોગ્ય તપાસ કરાશે

એવી જ રીતે નાગરીકોને જનઔષધી કેન્દ્રો ખાતે વેયાતા ઔષધોની ગુણવત્તા તેની કિંમતો અને તેના લાભોની જાણકારી પણ અપાશે ગેહલોત એપ સામાજીક ન્યાય અને આધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોત સુગમ્ય ભારત એપ અને એકસેસ ધી ફોટો ડાયજેસ્ટ નામની હેન્ડબુકનું વિમોચન કરશે આ એપમાં પર્યાવરણ પરિવહન અને માહિતી અને ટેકનોલોજી ક્ષેત્રને લગતી ફરિયાદો જનભાગીદારીના શ્રેષ્ઠ અનુભવો વિભાગીય માહિતી માર્ગદર્શિકા પરિપત્રો મેળવવામાં સુગમતા રહેશે ઉપરાંત આ એપમાં દિવ્યાંગજનોને કોવીડને લગતી બાબતોની માહિતીનું ફીચર પણ રહેશે

નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે સવારે એઇમ્સમાં સૌપ્રથમ રસી લીધી હતી નાગરિકો કોવિન પોર્ટેલ અથવા આરોગ્ય સેતુ સહિત અન્ય આઈટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઈપણ સમયે રસીકરણ માટેનો સમય નિર્ધારિત કરી શકે છે

અલંગ જહાજ ગુજરાતના અલંગ શીપબ્રેકીંગ થાર્ડ ખાતે બ્રિટનના બે જહાજો માર્કો પોલો અને મૈગલનને તોડવામાં આવ્યા છે આ જહાજોને બ્રિટનની બહાર લીલામના માધ્યમથી વેચવામાં આવ્યા હતા ત્યારબાદ ખરીદદારે આ જહાજો ભંગાર તરીકે ફરીથી વેયાણ કર્યું જહાજ ભાંગવામાં આવે ત્યારે દૂષિત કચરો ઉત્પન્ન થાય છે અને ઇંગ્લેન્ડમાં લાગુ કરાયેલા કાયદા મુજબ પર્યાવરણને નુકસાન કરનાર આવો કચરો વિકાસશીલ દેશોમાં વેચી શકાતો નથી

સાંસદ નિધન મધ્યપ્રદેશના ખાંડવાના ભાજપના સાંસદ નંદકુમારસિંહ ચૌહાણનું ગઇકાલે રાત્રે દિલ્ફીની હોસ્પિટલમાં અવસાન થયું છે તેમનો કોવીડનો ટેસ્ટ પોઝીટીવ આવતા તેમને સારવાર અપાઇ રહી હતી

પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે સ્વર્ગસ્થ નંદકુમારે સંસદીય કામકાજમાં અને મધ્યપ્રદેશમાં ભાજપને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે ચેક લોકડાઉન ચેક ગણરાજ્યમાં કોવીડના સંક્રમણને રોકવા નવા નિયમો અમલમાં મૂકયા છે સરકારે જાહેરમાં લોકોની અવર જવર ઘટાડવા માટે પોલીસ અને સેનાના વધુ જવાનો ગોઠવ્યા છે